સામાજિક જવાબદારી સેવાભાવ સાથે સંભાળનાર ડોકટરનું ઋણસ્વીકાર કરવા માટે એવોર્ડ આપવાની પરંપરા શરૂ કરવા બદલ ગુજરાતમિત્ર અખબારને શ્રી રૂપાણીએ બિરદાવ્યું હતં

ભાવનગર ખાતે આયોજીત મહિલા ઉત્કર્ષમંચમાં હાજર દશ હજારથી વધુ દિકરીઓ સમક્ષ બોલતા શ્રીમતી ઈરાનીએ આમ કહ્યું હતું તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે વડીલોને માન બહેન દિકરીઓન સન્માન અને મોટેરાઓની આજ્ઞાનું પાલન જેવી ત્રણ બાબત આદર્શ કુટુંબની આધારશિલા સમાન હોય છે જયદીપ વૈશ્નવ હવામાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ હજુ એકાદ દિવસ વધુ લંબાય તેવી વકી છે હવામાન ખાતાએ બહાર પાડેલા વર્તારા મુજબ મોટા ભાગે રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે અને શિયાળાનો હળવો અનુભવ થશે પરંતુ કચ્છમાં આજે પણ વરસાદ પડી શકે છે કચ્છના રણપ્રદેશમાં શિયાળો ગાળવા આવતા યાયાવાર પક્ષીઓ કમોસમી વરસાદને લીધે મોટા પાયે બિમાર પડેલા જોવા મળે છે

ના મુખ્ય મથકની મુલાકાત લઇને કચ્છમાં ભારત પાકિસ્તાનની સરહદે આવેલી સરદાર ચોકી પર ભારતીય જવાનોએ દર્શાવેલી વીરતાને યાદ કરી હતી ટ્વિટર પર ગૃહપ્રધાને જણાવ્યું હતું કે કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદે આવેલી સરદાર પોસ્ટના ગૌરવશાળી ઇતિહાસને જાણવો દરેક ભારતીય માટે જરૂરી છે

પણ સીઆરપીએફની માત્ર બે કંપનીએ સફળતાપૂર્વક ચોકીનું રક્ષણ કર્યું હતું અને આક્રમણ મારી હટાવ્યું હતું

ગુરૂવારે બાળકો માટેના એર શો અને જવાનોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની સાઇકલ યાત્રાના પ્રસ્થાન બાદ શુક્રવારે નલિયાના નગરજનો માટે યોજાયેલા એર શોમાં ઉપસ્થિત કલેક્ટર એમ નાગરાજને આ પ્રકારનું આયોજન દર ત્રણ માસે વિવિધ વિસ્તારમાં યોજીને વાયુદળની તાકાત વિશે લોકોને અવગત કરવા સુચવ્યું હતું એર કમાન્ડિંગ એ

એન્થોનીએ વિમાનો વિશે જાણકારી આપી હતી સૂર્ય કિરણના ગ્રુપ કેપ્ટન પ્રશાંત ગ્રોવરે કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી

જિલ્લા સમાહર્તાએ ઓનલાઇન વિવિધ માંગણીઓ સંદર્ભે જો કોઇ મુશ્કેલી જણાય તો રૂબરૂ રજૂઆત કરવા અનુરોધ કરીને અરજદારોનાં પ્રતિભાવો પણ મેળવ્યાં હતા

બાનિયારી સીમમાં કમોરાઇ તળાવ નજીક ખેતરોમાં શુક્રવારે સવારે આ ઘટના સામે આવી હતી જેમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મૃત્યુ પામેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા આ અંગે વનવિભાગને જાણ કરતા વનતંત્રની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી